પ લોકોના મૃત્યુ અને પ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

આરોગ્ય કર્મી ને ઍન્ટિ બોડી ટેસ્ટ કરવાની ક્ળા શિખવવા મા આવી રહી છે

મરિન ઉદ્યોગ ને કોરોના લોક ડાઉન માં થી મુક્તિ મળ્યા બાદ માત્ર ચાર ખારવા ને લઈ દરિયામા જવાની છુટ હોવાથી નાની બોટ માં માછીમારી શરુ થઈ છે સ્થાનિક મહેસૂલી અધિકારી એ

દયાપરના પીએસઆઇ જે પી સોઢાએ આ બોટો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ બરફ અને સૂકો નાસ્તો મળી રહે એ માટે મદદ કરી હતી

આશતોષ અંતાણી કુચ્છઃ સરહદ ડેરીઃ પશુ દાણ કચ્છમાં સરહદ ડેરી એ પોતાના સભાસદ નથી તેવા પશુપાલકનું દૂધ સ્વીકારી દુધ ઉત્પાદ્ક પરિવારો ને કોરોના લોક્ ડાઉન સંકટ વચ્ચે મોટી રાહત આપી છે તમામ ધંધા રોજગાર બંધ હોવાથી હોટલ લોજ મા દુધ વેચતા પશુપાલક ને આર્થિક તક્લીફ પડ્તા સરહદ ડેરી તેમની વ્હારે આવી છે

ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું છે કે સરહ્દ ડેરી સાથે સંકળાયેલ ન હોય તેવા તમામ પશુપાલકોને લોકડાઉન દરમ્યાન પશુ દાણ મળી રહે અને કચ્છમાં કોઈ પશુ આહારની અછત ન સર્જાય તે માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે પશુદાણનું વેચાણ હાથ ધરાયુ છે આશતોષ અંતાણી કચ્છ મુફતી એ કચ્છ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે ત્યારે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિમાં નેક કામો કરવા તથા સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મુફતી એ કચ્છ સૈયદ અહેમદશા બાવા બુખારી દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી છે તેમણે આ પવીત્ર મહિનામાં જકાત ફિત્રા ઈમદાહ ખૈરાત કાઢી ગરીબ મિસ્કિન વિધવા અનાથ લાચાર ભુખ્યાઓને મદદ કરવી રોજેદારને ઈફતાર કરાવવું બિમારીને દવા લઈ આપવી વગેરે નેક કામો કરવાએ મોટી ઈબાદત છે તેમ જણાવ્યું હતું